આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કર્ણાટકના મુખ્યમંત્રી બી

યેદિયુરપ્પા ઉપસ્થિત રહ્યા હતા

પ્રધાનમંત્રી પંડિત દિનદયાળ ઉપાધ્યાય સ્મૃતિ કેન્દ્ર રાષ્ટ્રને સમર્પિત કરશે

ભાગ લેશે

આ સાથે જ ઘણી બધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રદર્શન ક્ષેત્રમાં વન્યપ્રાણી સંરક્ષણની શ્રેષ્ઠ પ્રથાઓ દર્શાવાશે

જેનું વિધિવત ઉદઘાટન આવતીકાલે થશે આ બેઠકની વિષયવસ્તુ છે સ્થળાંતરિત કરતી પ્રજાતિઓ આપણા ગ્રહને જોડે છે અને તેને આવકારીએ છીએ

સાયબર ગુનાઓથી નાગરિકોને સુરક્ષા મળે તે માટે રાષ્ટ્રીય સાઈબર ફોરેન્સિક લેબ પણ શરૂ કરી છે

અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ કર્મચારીઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવતા તેમણે નવી દિલ્હી ખાતે પોલીસ સ્મારકની પણ રચના કરી છે ઉપરાંત કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસના કલ્યાણ માટે અનેક પગલાં લીધાં છે

ગઈકાલે મુંબઈમાં ભારત પોર્ટુગલ વેપાર મંચની બેઠકમાં તેમણે ભારતને આર્થિક અને સામાજિક વિશ્વસત્તા તથા સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ તરીકે ઓળખાવ્યો હતો

શ્રી જયંશકરે અફઘાનિસ્તાન અંગેની મંત્રણાના અમેરિકાના વિશેષ રાજદ્વારી સાથે પણ પ્રાદેશિક તથા વૈશ્વિક મુદ્દાઓ બાબતે ચર્ચા કરી હતી તેમણે અમેરિકન કોંગ્રેસના પ્રતિનિધિમંડળના વડા સેનેટર જીમ ઈનહોફ સાથે પણ મંત્રણા કરી હતી શ્રી જયશંકરે ટિવટર ઉપર જણાવ્યું હતું કે તેમણે સાઉદીના વિદેશમંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન સાથે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતચીત કરી હતી

લેફ્ટનન્ટ ગર્વનર અનિલ બૈજલે નવી દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં શ્રી કેજરીવાલ અને છ કેબિનેટ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા કેજરીવાલે બધા કેબિનેટ મંત્રીઓ જાળવી રાખ્યા છે જેઓ તેમની છેલ્લી સરકારના ભાગ હતા તેમાં મનીષ સિસોદિયા સત્યેન્ જૈન ગોપાલ રાય કૈલાસ ગેહલોત મરાન હુસેન અને રાજેન્સ ગૌતમ નો સમાવેશ થાય છે

જો જરૂર હશે તો મતદાન આગામી પાંચમી માર્ચે સવારના નવથી બપોરના એક વાગ્યા સુધીમાં યોજાશે અને મતગણતરી એ જ દિવસે હાથ ધરાશે

વહિવટી વિભાગ દ્વારા બહાર પડાયેલા આદેશમાં વિવિધ વિભાગોના વડાઓને રોડ શોમાં સહભાગી થવા તેમજ રોકાણકારો સાથે સંવાદ સાધવાની સૂચના અપાઈ છે આ સૂચના મુજબ વિવિધ વિભાગોના વડાઓ આવતીકાલથી આગામી નવમી માર્ચ દરમિયાન અમદાવાદ મુંબઈ સહિત વિવિધ શહેરોની મુલાકાત લઈને રોડ શો યોજશે તથા મૂડીરોકાણકારો સાથે સંવાદ કરશે

દરમિયાન એશિયાની બહાર ફાન્સમાં કોરોના વાઈરસના કારણે એક દર્દીનું મોત નિપજ્યું હોવાના અહેવાલ છે

વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર ટેડ્રોસ અધોનામ જણાવ્યું છે કે કોરોના વાઈરસનો ફેલાવો એ ચીન માટે ફજી પણ કટોકટી છે આ રોગયાળો ક્યાં ફેલાશે તે કહેવું પણ અશક્ય છે તેમણે જર્મનીના મ્યુનિચ સુરક્ષા પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે વાઈરસના ફેલાવાને રોકવા ચીનમાં અસરકારક પગલાં લેવાયા છે

આ જાહેરનામામાં સ્પષ્ટતા કરાઈ છે કે કોરોના મરધી થકી ફેલાતો હોવા બાબતે વૈજ્ઞાનિક પુરાવાઓ નથી